ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુફ્રળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ ટેકનોલોજીથી દેશના રાજકોટઇંદોર ચેન્નાઇ રાંચી અગરતાલા અને લખનઉ પ્રત્યેક શહેરમાં હજારથી વધુ મકાનો બનાવાશે આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરાશે

કેન્રિયાય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે સીબીએસઇ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી

શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા વાલીઓની પ્રશંસા કરી

ફાસ્ટટૈગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે જેનાથી સમય અને ઇંધણની બયત થશે

એમેઝોન ફ્લીપકાર્ડ અને સ્નૈપડીલ પરથી તેને ઓનલાઇન પણ ખરીદી શકાશે ફાસ્ટટૈગમાં રેડીયો ફીકવન્સી આઇડેન્ટીફીકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેનાથી યાલકોને ટોલ પ્લાઝા પર રાહ્ જોવી પડતી નથી ફાસ્ટટૈગ સાથે જોડાયેલા બેંક વોલેટમાંથી ડીજીટલ રીતે જાતે પૈસા કપાઇ જાય છે

વાય એસ પી

પંચાલે જણાવ્યું હતું કોરોના મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય અને કાયદો અને વ્યવસ્થાની જીલ્લામાં કડક અમલવારી થાય તે માટે પોલીસ મથકો અને શહેરોમાં ઠેર ઠેર પોલીસ પોઈન્ટ બનાવી વાહન ચેકિંગ આકસ્મિક સ્થળ ચેકિંગ વગેરેની કામગીરી કરાઈ હતી